સવારે સાત વાગે મતદાન શરૂ થયું હતું

ભાજપ કોંગ્રેસ આસામ ગણ પરીષદ છૈંઠ્ઢહ્વ સહિતના મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો મેદાનમાં છે

આ લોક અદાલતમાં પીજીવીસીએલ બેન્ક ભાડા વીમા કંપની સહિતના કેસો નિકાલ માટે મુકાવવા સાથે તમામ તંત્રોનો આ માટે સહયોગ મળ્યો હતો

જે સ્થગીત કરી દેવાઇ છે સુચીત જગ્યાઓ માટે હવે સીધી ભરતી નહી પણ લેખીત પરીક્ષા આપ્યા બાદ મેરીટના આધારે ભરતી કરવામાં આવશે તેવું ચીફ ઓફીસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતુ

તેમજ મહિલાકર્મચારી પર થતી હિંસા અને અત્યાચાર અટકાવવા માટે લોકજાગઊતિ લાવવા માટે બેનરો અને પોસ્ટરો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા

પી

જે પૂર્ણ કરવાની હેયાધારણ આપવામાં આવી હતી

મેઘાણી રાજકોટ કોર્પોરેટ કચેરીના એન જી કારિયા સ્થાનિક કાર્યપાલક ઈજનેર શ્રી રાખોળિયા વગેરે હાજર રહ્યા હતા

અજિંક્ય રહાણેની લડાયક અડધી સદી અને ત્યાર બાદ બોલરોના શાનદાર પ્રદર્શનના જોરે ભારતે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં જીત તરફ કૂચ કરી છે